ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા પ્રમાણે સવારે આઠ વાગ્યે જી એસ

બી

જી

રીઝલ્ટ જાણવા માટે લોગીન તરીકે વિદ્યાર્થીનો રોલનંબર અથવા જન્મતારીખ દાખલ કરવાની રહેશે સ્ક્રીન ઉપર માર્કશીલ ખુલે તેની પ્રિન્ટ પણ કાઢી શકાશે બોર્ડ દ્વારા મોબાઇલ એપ પણ તૈયાર કરાઇ છે જેને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાશે

રાજય ચૂંટણીપંચ અને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તમામ લોકસભા બેઠકો ઉપર થનાર મતગણતરી માટે તડામાર તૈયારીઓ શરૂ કરી છે ભૂજ ખાતે ઇજનેરી કોલેજમાં લોકસભા ચૂંટણી મતગણતરી કેન્દ્ર ગોઠવાયું હોવાથી અહીં તૈયારીનો ધમધમાટ જોવાય છે કચ્છ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની સાત બેઠક પ્રમાણે ગણતરીના ટેબલ ગોઠવાશે જિલ્લા કલેક્ટર અને ચ્રૂંટણી અધિકારી રેમ્યા મોહને મતગણતરી કેન્દ્રની મુલાકાત લઇ અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું મતગણતરી જયાં ચાલતી હોય તે ઇમારતમાં મોબાઇલ ફોન સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મુકાયો હોવાથી તેનું પાલન કરાવવા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઇ રહ્યો છે

આ ધુષણખોરો ઝડપાયા બાદ સીમા સુરક્ષા દળ દ્રારા સીમા પર યોક્કસાઈ વધારી દેવામાં આવી છે

નાયબ જીલ્લા યુંટણી અધિકારી એમ

પ્રજાપતિનાં જણાવ્યા અનુસાર કચ્છ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ સાત વિધાન સભા મત વિસ્તારની મત ગણતરી માટે અંદાજે એક હજાર કર્મચારીઓ જોડાશે

નાયબ જિલ્લા યુંટણી અધિકારીએ જણાવ્યુ હતું કે જેમ જેમ મત ગણતરીના રાઉન્ડ પુરા થતાં જશે તેમ તેમ તેના સત્તાવાર આંકડા ચુંટણી પંચને મોકલવામાં આવશે

ર ડીગ્રી બાદ સૌથી વધુ હતું પુર્વ કચ્છના અંજાર વરસામેડી સહિતના વિસ્તારોએ આકરો તાપ અનુભવ્યો હતો